રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર એનાયત કર્યા

બંને આગેવાનોની આ મંત્રણામાં પૂર્વ લદાખ ક્ષેત્રમાં ઉભો થયેલો તણાવ કેન્દ્રમાં રહ્યો હતો ચીનના સંરક્ષણ મંત્રીએ આ મંત્રણા યોજવાની વિનંતી કરી હતી ઉલ્લેખનીય છે કે શ્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી હાલ મોસ્કોમાં યોજાઇ રહેલી શાંઘાય સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા જણાવ્યા પ્રમાણે શ્રી સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે મોટી સંખ્યામાં ચીની સૈનિકોનો જમાવડો અને આક્રમક વર્તન સહિત ચીની સૈનિકોની કેટલીક વર્તણૂંક દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન છે

ભારતીય સૈનિકોએ હંમેશા યોગ્ય અને જવાબદાર અભિગમ અપનાવ્યો છે ભારતનાં સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે દેશ કટિબધ્ધ છે

દ્વીપક્ષીય સમજૂતી કરાર અને પ્રોટોકોલ પ્રમાણે પેંગોગ સરોવર અને સીમા ક્ષેત્રે તણાવ ઓછે કરવા બન્ને દેશોએ સહિયારો પ્રયાસ કરવો જોઇએ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઇકાલે મોસ્કોમાં એસસીઓ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે બધા જ સ્વરૂપના આતંકવાદ કેફી પદાર્થોની દાણયોરી સહિત બધા જ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે સંસ્થાગત અને સક્ષમ વ્યવસ્થા ઘડવા ઉપર ભાર મુકયો સંરક્ષણ મંત્રીએ પર્શિયાના અખાતી ક્ષેત્રમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી

સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક અધિકારી કર્નલ દેવીન્દર આનંદે જણાવ્યું હતું કે પાકિસતાની દળોએ કોઇપણ ઉશ્કેરણી વિના ગોળીબાર તથા તોપમારો કર્યા હતા ભારતના સતર્ક સૈનિકોએ આ ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો આ બનાવમાં જાનહાની કે મિલકત હાનીના કોઇ સમાચાર નથી